ીયન પાર્લામેન્ટના પ્લેનરી ચર્ચામાં ઝારનેકીએ ભારતની લોકશાહી એ વિશ્વની મહાન લોકશાહી છે તેમ જણાવ્યું હતું તેમણે કહ્યું કે યુરોપીયન પાર્લામેન્ટે જમ્મુકાશ્મીરમાં આતંકી હુમલા થઈ રહ્યા છે તે અંગે ધ્યાન આપવાની જરૂર છેતેઓ પ આ આતંકવાદીઓ ચંદ્ર ઉપરથી આવ્યા નથી ડોશી દેશોમાંથી આવે છેતેમણે પાકિસ્તાન ઉપર આંતરરાષ્ટ્રીય દબાણ હોવા છતાં આતંકવાદીઓને પાકિસ્તાન આશરો આપી રહ્યું છે તેમ ઉમેર્યું હતુંઅન્ય સાંસદ માર્ટુસેલીયોએ જણાવ્યું કે પાકિસ્તાને પરમાણુ ઉપયોગ કરવાની ધમકી આપી છે જે યુરોપીયન યુનિયન માટે ચિંતાનો વિષય છે

યુરોપીયન કમિશનના પ્રેસીડેન્ટ વતીથી ચર્યાનો પ્રારંભ કરતાં ઈયુ મંત્રી ત્યાતી ટુપુરેઈનેને ભારત પાકિસ્તાનને કાશ્મીરનોમુદ્દો વાટાઘાટો દ્વારા ઉકેલ લાવવાની અપીલ કરી હતી

મોટેભાગે દરેક દેશોમાં આવા ઉડ્ડયનને મંજુરી અપાતી હોય છે વિદેશ બાબતોના મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે જણાવ્યું કે પાકિસ્તાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ અપનાવાતી પ્રેક્ટીસને ધ્યાનમાં લઈ નિર્ણય ફેરવવો જાઈએતેમણે કહ્યું કે ઈસ્લામાબાદે તેની એક પક્ષીય પગલાં લેવાના કારણોની ખોટી રજૂઆત કરવાની તેની રીત અંગે પુનઃ વિચારણા કરવી જાઈએ

રાજ્યમાં વીજ પુરવઠો શિયાળામાં પુરતો છેમંત્રીએ કહ્યું કે

સત્યપાલ મલીકે જણાવ્યું કે આ પ્રદેશનો વિકાસ ઝડપથી થઈ રહ્યો છેતેમણે ઉમેર્યું કે જમ્મુકાશ્મીરમાં થઈ રહેલા વિકાસથી નિયંત્રણ રેખાની અન્ય બાજુએના વસાહતીઓને સ્થળાંતર કરવા આકર્ષાયા છે

સ્થાનિક લોકોમાં વિશ્વાસ પેદા કરવાના પગલાં લેવાયા છે અને આ વિસ્તારોમાં પેટ્રોલિંગને વધુ અદ્યતન બનાવાયું છેતેમણે પત્રકારો સાથેની વાતયીતમાં જમ્મુમાં ગઈકાલે આ મુજબ

સ્થાનિક લોકો પાકિસ્તાન પ્રોપેગેન્ડાને પ્રતિસાદ આપતા નથી અને ઈસ્લામાબાદના કાશ્મીરમાં અશાંતિ ઉભી કરવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવી રહ્યા છેદિલબાગસિંહે કહ્યું કે નિયંત્રણ રેખાની પેલેપાર મોટી સંખ્યામાં આતંકવાદીઓની હાજરી છે

થઇ રહેલાં વિકાસનાં કામોનો તેમણે ઉલ્લેખ કર્યો હતોજમતારાથી જાહેરજન આશીર્વાદ યાત્રાનો આરંભ કરાવતાં શ્રી શાહે નરેન્દ્ર મોદી સરકાર અને ભાજપને આગામી ચુંટણીમાં ફરીથી તક આપવા

આદેશો કર્યા છે આ ખાડી ક્ષેત્રમાં સંઘર્ષનો ભય વધી ગયો છેગયા સપ્તાહે આ હુમલાને કારણે સાઉદી અરેબિયાને તેલનું

આ હુમલો ઈરાકે કર્યો છે તેના કોઈ પુરાવા નથીયમનના ઈરાન સમર્થક બળવાખોરોએ દાવો કર્યો છે કે શનિવારનો ફુમલો તેમણે કર્યો હતો અને અમિરાત પર ફજુ વધુ હ્મલા કરવાનું જણાવ્યું હતું

નિકાસ અભિયાનને તેજ બનાવવા આ ઉદ્યોગો તંગી અને પડકારોનો સામનો કરી રહ્યું છે તેને સરકાર ધ્યાનમાં લેશે કેમિકલ અને એલાયટ

નાના અને મધ્યમ ઉદ્યોગોના મહત્વ ઉપર ભાર મૂકી તેમણે કહ્યું કે ભારતનું ભવિષ્ય એમએસએમઈ ક્ષેત્ર ઉપર અવલંબે છેઆ પ્રસંગે એમએસએમઈ રાજ્યમંત્રી

એક આંતરાષ્ટ્રીય કફષાની કાર્ય શિબિર યોજી રહી છે જેમાં દેશ વિદેશમાંથી નિષ્ણાતો ભાગ લેશેકાર્ય કાર્ય શિબિર શિબિરનો જે નિષ્કર્ષ આવે તે સુચિત નેશનલ વોટર મ્યુઝિયમ માટે મહત્વનો બની રહેશે દરમિયાન મ્યુઝિયમની રૂપરેખા તેમજ પાણીની મહત્વતા અને દેશના જુદા જુદા ભાગોમાં પાણીનીંતસ્થતિ તેમજ પાણીની સમસ્યાનો ઉકેલ અને આધુનિક તેમજ પરંપરાગત પાણી વ્યવસ્થા વગેરેનો સમાવેશ થાય છે

તેમણે માતૃ ભાષાની સાથે હિંદીને બીજી ભાષા તરીકે અપનાવવાની વિનંતી કરી હતી નવી દિલ્ફીમાં મીડિયા દ્વારા ચોજાયેલા એક સમારોહમાં શ્રી શાહે તેઓ પોતે પણ બિન હિંદી ભાષી રાજ્ય ગુજરાતમાંથી આવ્યા છે તેમ જણાવ્યું છેગૃહમંત્રીએ કહ્યું કે તેમણે માતૃ ભાષાની ઉપરાંત એક અન્ય સામાન્ય ભાષા તરીકે હિંદી અપનાવવાનું સૂચન કર્યું હતુંતેમણે કહ્યું કે યુવાનોએ માતૃ ભાષાનું મહત્વ સમજવુ જાઈએ માતૃ ભાષાને સમૃદ્ધ બનાવવી જાઈએ